જ્યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તા

ગુજરાતમાં વિધાનસભાની જે આઠ બેઠકો ઉપર પેટા ચૂંટણીઓ યોજાનાર છે તેમાં અબડાસા લીમડી મોરબી ધારી ગઢડા અનુસૂચિત જાતિ કરજણ તેમજ અનુસુચિત જનજાતિની ડાંગ અને કપરાડા બેઠકોનો સમાવેશ થાય છે વિવિધ કારણોસર ખાલી પડેલી આ બેઠકોની પેટા ચૂંટણીઓ ચૂંટણી પંચની કોવિડ અંગેની માર્ગદર્શિકા હેઠળ યોજાશે

આ વર્ષે કચ્છના મોટા રણમાં ફલેમીંગોનું સામૂહિક નેસ્ટીંગ મોટા પ્રમાણમાં નોંધાયું છે

વનમંત્રી ગણપતસિંહ વસાવા પણ આ બેઠકમાં હાજર હતા અને બૃહ્દ ગીર મેનેજમેંટ પ્લાન રજૂ કરી સૌ ના મંતવ્ય માંગ્યા હતા

તેની પર ઉર્જા સચિવ સંજીવ નંદન સહાય અને પીએફસીના સીએમડી આર એસ ધીલ્લોન દ્વારા વીજળી મંત્રાલય અને પીએફસીના વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં હસ્તાક્ષર કરાયા હતા

તો એક બેઠકની પેટા ચૂંટણી સુપેરે પાર પાડવા જીલ્લાનું તંત્ર પણ એકશન મોડ પર આવી ગયું છે